ડી પી દર ધરાવતો ભારત વૈશ્વિક વિકાસનું યાલક બળ તરીકે ઉપસી રહ્યો છે દેશનો જી ડી પી દર આગામી સાત વર્ષમાં બમણો થવાની સંભાવના છે ગઇકાલે બેનીનમાં નેશનલ એસેમ્બ્લીમાં સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ભારત સરકારે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સૂત્રના આધારે મજબૂત સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારત નિર્માણ માટે સઘન કામગીરી શરૂ કરી છે આ સૂત્ર સરકારે ભારતની આંતરિક બાબતોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય કામગીરીમાં પણ અમલમાં મુકયું છે શ્રી કોવિંદે કહ્યું કે બેનીનના સર્વાંગી વિકાસમાં ભારત સંપૂર્ણ સહકાર આપશે

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પગલાંથી ભારત અને બેનીન વચ્ચેના સંબંધો હજી મજબૂત બનશે શ્રી કોવિંદે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતીના કાયમી સભ્યપદ માટે ભારતના દાવાને સમર્થન આપવા માટે બેનીનનો આભાર વ્યક્ત કર્યો

ત્યારબાદ તેઓ ગામ્બીયાના પાટનગર બંજુલ જવા રવાના થશે

દ્રિપલ તલાક બિલ લોકસભામાં અગાઉ પસાર થઇ યૂક્યું છે વિઘેયકમાં દ્રિપલ તલાકને સંગીન અપરાધ બનાવવાનો પ્રસ્તાવ છે અને પીડિત મહિલા તથા તેના બાળકોને ભથ્થુ પણ આપવાની જાગવાઇ છે

એક ટવીટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ નિર્ણય દ્વારા વધારે મુલાકાતીઓ આ સ્મારકોમાં આવી શકશે અને અતુલ્ય ભારતના પહેલુઓને સમજી શકશે

તેમાં દિલ્લી ખાતેના સફદરજંગ અને હંમાયુના મકબરા કર્ણાટકનો ગોલગુંબજ ઓડિશાનું રાજારાણી મંંદિર મધ્યપ્રદેશનું દુલ્હાદેવ મંદિર હરિયાણામાં શેખ ચીલી મકબરો મહારાષ્ટ્રનું માર્કજે સમૂહ મંદિર ગુજરાતમાં રાણીની વાવ અને ઉત્તરપ્રદેશમાં મન મહલ વૈદશાળાનો સમાવેશ કરાયો છે

ટિવટર પર શ્રી મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર પૂર વરસાદથી અસરગ્રસ્તો માટે રાજ્ય સરકારના સહકારમાં કામ કરી રહી છે તેમણે કેન્દ્ર સરકારની શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી ઉલ્લેખનીય છે કે નેપાળમાં તાજેતર થયેલા વરસાદના પગલે બિહાર આ મહિનાના આરંભથી પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યું છે બિહારની પૂરની પરિસ્થીતીમાં કોઇ જ સુધારો થયો નથી

ગઇકાલે માપૂતોમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને મોઝાંબીકના સંરક્ષણમંત્રી અતાનાસીઓ સાલ્વાદોર મતુમુકે વચ્ચે ચોજાયેલી પ્રતિનીધીસ્તરની વાતચીત બાદ આ બે સમજતીઓ ઉપર હસ્તાક્ષર કરાયા હતા સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે આ સમજૂતીથી ભારત મોઝાંબીક વચ્ચેના સંરક્ષણ ક્ષેત્રના સહકારને નવું બળ મળશે હિંદ મહાસાગર વિસ્તારમાં સંરક્ષણ ક્ષેત્રે સહકાર મજબૂત કરવાના ભાગરૂપે ભારતના સંરક્ષણમંત્રી મોઝાંબીકની મુલાકાતે ગયા છે

ગૃહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ ગઇકાલે હરીયાણામાં માનેસર ખાતે એન

જી ના માઉન્ટ એવરેસ્ટ અભિયાનનો પ્રારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું

શ્રી રેડ્ડીએ મુંબઇ અક્ષરધામ મંદિર તથા પઠાણકોટ પર થયેલા ત્રણ અલગ અલગ આતંકવાદી હમલાઓ વખતે એન

એ કરેલી કામગીરીને બિરદાવી હતી

એસ જી

એસ જી સજ્જ છે

રાવલપિંડીના જીલ્લા કમિશનરે જણાવ્યું હતું કે તાલીમ મીશન પરનું આ વિમાન ગઇકાલે રાત્રે અઢીથી પોણા ત્રણ વાગ્યાના સમયગાળામાં તૂટી પડ્યું હતું વિમાન તૂટી પડવાનું કારણ જાણવા મળ્યુ નથી

નોંધવામાં આવી છે રાજ્ય સરકારે આ માર્ગ અકસ્માતની તપાસ સી બી

એ સોંપવાનો નિર્ણથ ગઇકાલે કર્યો હતો રવિવારે થયેલા માર્ગ અકસ્માતમાં ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડીતા તથા તેના વકીલને ગંભીર ઇજા થઇ છે

પંચના ચેરપર્સન વસુંધરા પાઠક મસૂદીએ રાજ્યપંચના અધિકારીઓની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે મહિલાઓ સામેનો ગુનો ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે તેથી પંયને મળતી ફરિયાદોનો અસરકારક રીતે નિકાલ કરવા સર્વગ્રાફી વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે

આ બેઠકમાં બને દેશોએ સરહદે સેનાના જવાનોની સંખ્યા તથા રાજદ્વારી બાબતો અંગે ચર્ચા કરી હતી બન્ને પક્ષોએ પરસ્પર વિશ્વાસ વધારવા લેવાયેલા પગલાંની સમીક્ષા કરી હતી

ની રચના કરાઇ હતી

ઇસ્ટર્ન નેવલ કમાન્ડના વાઇસ એડમીરલ અતુલકુમાર જાને વિશાખાપદ્દનમમાં યોજાયેલા કાર્યક્રમમાં આ જહાજ નૌકાદળને સુપરત કર્યું હતું તેમણે કહ્યું કે નવા જહાજના લીધે નૌકાદળના શોધ અભિયાન તથા આપત્તી સમયે રાહત બયાવ કામગીરીમાં મદદ થશે આ જહાજને આંદમાન નિકોબારના દરીયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગ માટે તથા ભવિષ્યમાં જરૂર હોય ત્યારે બચાવ અભિયાનમાં ઉપયોગમાં લેવાશે આ જહાજનું મુખ્ય કાર્ય જહાજમાંથી ટેંકો બખ્તર ગાડીઓ યુધ્ધના ઉપકરણો કિનારા સુધી લાવવાનું છે

સુશ્રી સ્મૃતી ઇરાનીએ બધા જ કાર્યક્રમો તથા યોજનાઓને યોગ્ય રીતે અમલમાં મૂકવામાં મહારાષ્ટ્ર સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા આ બેઠકમાં પોક્સો કેસોની કેસોની તપાસમાં થયેલી પ્રગતી લોક જાગૃતી કાર્યક્રમોનો અમલ રસીકરણ કાર્યક્રમ વગેરેની પણ સમીક્ષા કરવામાં આવી હતી